તેઓ જગદાલપુર અને રાયપુર વચ્ચે હવાઇ સેવાનું ઉદ્દઘાટન કરેશે તથા જાહેર સભાને સંબોધન કરશે આ ઉપરાંત જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને તેઓ લેપટોપ પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કરશે

સી

ડી આઈ ને મંજૂરી આપી છે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે આજે દિલ્હીમાં મેત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઇશાન ભારત પરિષદની પુનઃ રચના કરવાની મંજુરી મંત્રીમંડળે આપી છે

ડી એ સરકારની ફલેગશીપ યોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી છે પાર્લામેન્ટ હાઉસમાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં બધા જ કેન્દ્રિય મંત્રીઓને હાજર રહેવા જણાવ્યું હતું આ બેઠકમાં ક્રષિ ક્ષેત્રે અસંતોષ બાબતે અને વિવિધ પહેલો દ્વારા તેમને રાહત આપવા અંગે ચર્ચા વિચારણા થઇ હતીપ્રધાનમંત્રી જનઔષધી યોજના પ્રધાનમંત્રી ઉજજવલા યોજના સહિત વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી

મુખ્યમંત્રી વિજય રુપાણી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની લાંબડીયા ગ્રામીણ શાળાથી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે

શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પહેલા ધોરણમાં દાખલ થનાર બાળકોને દાતાઓના સહયોગથી શૈક્ષણિક કીટ આપવામાં આવશે જયારૈ કન્યા કેળવણી નિધી હેઠળ બાળાઓને કન્યા કેળવણી બોન્ડના ચેક અપાશે

ફળદુએ કહ્યું કે રાષ્ટ્રીય ગો કુલ મિશન યો જના હેઠળ ગુજરાતને નવ એ વોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે

તમામ વિજે તાઓ ને વિશ્વ દૂધ દિન નિમિત્તો નવી દિલ્હીમાં કેન્દ્રીય ક્રષિમંત્રીના હસ્તે આ એ વો ર્ડ એનાયત કરવામાં આવ્યા છે મોબાઈલ પોકેટ કોમ એપ્લિકેશન ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુન્હા સંશોધન માટે ઝડપ આવે તે આશયથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઇ ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત મોબાઇલ પૉકેટ કોમ એપ્લિકેશન કાર્યરત કરાઇ છે

તે મણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આવનાર સમયમાં પોકેટ કોપ એપ્લિકેશનની સફળતાને લઇને વ્યાપ વધારવાનું આયોજન છે જેમાં તપાસને લગતી વિશેષ સૂચનાઓઅને સાયબર ક્રાઇમને લગતી અઘંતને માહિતી તેમજ ગુન્હા તપાસ સંબંધી કાર્યપદ્ધતિની માર્ગદશિકા પણ એપમાં સામેલ કરાશે

અફધાનિસ્તાન આ ટેસ્ટમેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરશે